આ પ્રસંગે રાષ્ટ્રપતિએ પાયાના સ્તરે નવી શોધખોળ કરનારાઓને દસમા દ્વિવાર્ષિક રાષ્ટ્રીય નવકલ્પના પૂરસ્કારો અર્પણ કર્યા હતા પ્રાસંગિક સંબોધનમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ મેળો ગુજરાતમાં યોજવાનાં બે પ્રમુખ કારણો છે

નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા દેશભરના ગ્રામીણ વિસ્તારોમાં થતા સંશોધનોને પ્રોત્સાહન આપવા આ અભિયાન ચલાવવામાં આવે છે આ વર્ષે દસ લાખ જેટલા લોકોમાંથી તેમની પસંદગી થઈ છે અને તેમાંથી ત્રણ જણાને પદ્મ શ્રી એનાયત થયો છે કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સહકારમાં યોજાનાર નવકલ્પના અને ઉઘોગ સાહસિકતા મેળાનો મુખ્ય ઉદ્દેશ નવકલ્પનાઓ તથા આ નવકલ્પના વાસ્તવમાં અમલી બનાવવા સક્ષમ લોકો વચ્ચે સંપર્કસેત્ર સ્થાપવાનું છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી પહોંચતાં અમદાવાદ એરપોર્ટ ખાતે રાજયપાલ શ્રી ઓ

કોહલી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું

કોંગ્રેસના હાલના ધારાસભ્યો પૂરૂષોત્તમ સાપરિયાએ ધ્રાંગધ્રાં બેઠક પરથી જવાહર ચાવડાએ માણાવદર અને વલ્લભ ધારવીયાએ જામનગર ગ્રામીણ બેઠકો પરથી રાજીનામું આપી તેઓ ભાજપમાં જોડાતા આ ત્રણેય બેઠકોની પેટાચૂંટણી યોજવી જરૂરી બની છે

આ ટૂકડીઓ દ્વારા તેનો અહેવાલ ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં મોકલી આપવામાં આવશે

ગઈકાલે અટકાપન બાદ તેમને રાણીપસ્થિત રેલ્વે એસ પી કચેરીએ પૂછપરછ માટે લઇ જવાયા હતા

ઓ જૈન મહાજન ભુજ સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ભુજ મધ્યે સેલ્બી મલ્ટિ સ્પે જ્રેસ્પિટલના સુપર નિષ્ણાત ન્યૂરો સર્જન સ્પાઇન સર્જન નિદાન તથા સારવારના નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

આ સુવર્ણપ્રાસનાં ટીપાંથી બાળકનો સર્વાગી વિકાસ થાય છે

વિરલ રાણા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ વરસાદી સિસ્ટમ નથી અને રાજસ્થાન થી સર્જાયેલું અપર એર સકર્યુલેશન ને કારણે કેટલાક વિસ્તારોમાં અસર થતા કયાંક વરસાદી માહોલ જોવા મળ્યો હતો